આ ઉપરાંત ડીસા પાલનપુર તળાજા સહિત અન્ય નગરોમાં માળખાકીય સુવિધાઓ હાથ ધરાશે

પાટીદાર વેપાર પરિષદનો આરંભ ત્રણ દિવસની બ્રાહ્મણ વેપાર પરિષદને નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લી મૂકી આગામી રવિવાર સોમવાર દરમિયાન ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પોલીસ પરિવાર સંવાદ રચી તમામને માંગેલા સ્થળે બદલી આપી

આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા ડ્રેનેજ લાઇન સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન એમ આઇ મશીન વગેરેની ખરીદી

અર્બન હેલ્થ સેન્ટર સાંસ્કૃતિક કેન્દ્ર મલ્ટિલેવલ પાર્કીંગ શાક માર્કેટ અને સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આવા વિરાટ વ્યક્તિત્વની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં પોતે ખૂબ ધન્યતા અનુભવે છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અહી જણાવ્યું હતું કે સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્ર અને સમાજનું ગૌરવ છે જ્યારે અહી ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ રીંગ રોડ ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ થવાથી સુરેન્દ્રકાકાનું સ્વપ્ન સાકાર થયું છે

આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું કે વિશ્વના પડકારોને ઝીલી શકે તેવી જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીથી સજ્જ સમાજ શક્તિના નિર્માણનું કાર્ય આવા પ્રકારની સમિટના માધ્યમથી જ થઇ શખે શ્રી રૂપાણીએ આ સમિટ માત્ર બિઝનેસ સમિટ નહીં પરંતુ યુવાઓને સ્વરોજગાર ઉદ્યોગ માટે પ્રોત્સાહન ઉચ્ય શિક્ષણની વ્યાપક વૈશ્વિક તકીનું માર્ગદર્શન અને વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ સાધે તેવી પ્રેરણા આપનારી સામાજિક વિકાસના હોલીસ્ટીક એપ્રોચ સાથેની સમિટ ગણાવી હતી યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવામાં આ સમિટ ઉપકારક બનશે તેમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે યુવાનોને રોજગારી આપવી એ સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં દોઢ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી પુરી પાડી છે જ્યારે આ વર્ષે પાંત્રીસ હજારથી વધુ નોકરીની તકો ઉપલબ્ધ થશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સમિટમાં જણાવ્યું કે સરકારની હકારાત્મક ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત વિશ્વમાં એક સો બેતાલીસમાં ક્રમેથી બોતેરમાં ક્રમે પહોંચ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા રોકાણના વિવિધ નવા આયામોના પરિણામે ગત વર્ષે ભારતમાં ચોસઠ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે

ત્રિ દિવસીય ગ્લોબલ પાટીદારી બિઝનેસ સમિટમાં બિઝનેસ ક્ષેત્રે યુવાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે જેમાં જાણીતા વક્તાઓ પોતાના વિચારો રજુ કરશે

સમિટનો આરંભ કરવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવવ્યું કે આદિ અનાદિકાલથી બ્રાહ્મણ સમાજે હંમેશા પોતાની જ્ઞાન સંપદાથી સમાજ નિર્માણનું જ કાર્ય કર્યું છે દેશની સંસ્કૃતિ અને ધરોહર બ્રાહ્મણોના તપ સમપર્ણ અને નિષ્ઠાથી ટકી છે

શ્રી રૂપાણીએ બદલાતા સમય સાથે બ્રાહ્મણ સમાજે પણ વિચારસરણી બદલીને હવે રોજગાર વ્યાવસાય ઉદ્યોગો ક્ષેત્રે પદાર્પણ કર્ય છે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે બ્રાહ્મણ સમાજ કથા વાતો અને પૂજા અર્ચના સુધી મર્યાદિત ન રહે તે આજની માંગ છે બ્રાહ્મણ સમાજ ધંધા રોજગારમાં અગ્રેસર રહી દેશ રાજ્યના વિકાસની ગતિને વધુ ગતિશીલ બનાવવામાં મદદગાર બનશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે વર્ષોથી તપસ્યા મંથન અને પરિપક્વતા કરી તેના નિયોડ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી બ્રાહ્મણ ભારતીય વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરવાની જવાબદારી નિભાવે છે

નફા અને ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી આજે હાજર રહ્યા હતા અને યુવા સમુદાય સમક્ષ મોદી સરકારની સિધ્ધીનું સરવૈયું રજૂ કર્યું હતું

તેમણે કહ્યું હતું કે ધર્મનું પાલન કર્યા વગરનું રાજકારણ વિવેકહિન છે આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વઘાણી એ કહ્યું હતું કે ગાંધી સરદારની આ ભૂમિ એ દેશને હમેશા દિશા દર્શનની ફરજ બજાવી છે અને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની જોડી આ સમૃધ્દ્ધ પરંપરા આગળ ધપાવી રહી છે

સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં રાત્રિનું તાપમાન ઘટતા ઠંડકનું પ્રમાણ વધી જાય છે

અમદાવાદ અને જુનાગઢ સહિત ના સ્થળે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હિટરની વ્યવસ્થા કરવામાં આવી છે તો આમ આદમી પણ તાપણું કરીને ઠંડી ઉડાડતો સર્વત્ર નજરે પડે છે અનેક ગામડાઓમાં સવારની શાળાનો સમય થોડો મોડો કરવામાં આવ્યો છે પોલીસ પરિવાર સંવાદ મહેસાણા જિલ્લા પોલીસતંત્રના વહીવટીતંત્રમાં હકારાત્મક ફેરફારો માટે ફરજ બજાવતા પોલીસકર્મીઓને રાહત મળી રહે તેવી નવી શરૂઆતો જિલ્લા પોલીસ અધીક્ષક મનીષસિંહે કરી છે આજે મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પોલીસ વડાએ આ અંગે જાહેરાત કરી હતી તેમાં જિલ્લાના પોલીસ કર્મીઓને માગેલા સ્થળે બદલી કરી આપવામાં આવી છે

અને તેમનાં પ્રશ્રો સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું તે ઉપરાંત દર રવિવારે મહેસાણા જિલ્લા પોલીસ હેડકવાર્ટરના ઓડિટોરીયમમાં બે ફિલ્મ શોનું આયોજન જિલ્લાના પોલીસકર્મીઓ માટે રમત ગમત સ્પર્ધા વિજેતા ખેલાડી પોલીસકર્મીઓને પુરસ્કારસ અંગ્રેજી શીખવાના નિઃશુલ્ક વર્ગો પરિવારજનો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં સ્થળે પ્રવાસ તથા તોફાન ફલ્લડ જેવી ધટનાઓ વખતે પોલીસની સલામતીનાં સધન પગલાં માટે જિલ્લા પોલીસવડા દ્વારા એન્ટિ શયોર ડિઝાઈન વાહન તૈયાર કરાયું છે

મહુવા પંથકના બોરડી કાળેલા કુંભણ કોંજળી ઉમાણીયાવદર ગામમાં ભૂકંપની અસર અનુભવાઈ છે હાલમાં અન્ય કોઈ પણ પ્રકારના નુકસાન થયા ના અહેવાલ નથી